એનડઆરએફે આ હોસ્પિટલ વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ સીએસઆઇઆરની એક પ્રયોગશાળા તથા રૂડકીના કેન્દ્રીય ભવન સંશોધન સંસ્થાઓ સાથે મળીને બનાવી છે આ હોસ્પિટલમાં દર્દીઓ માટે પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલ અતિ આધુનિક ઉપચાર સાધનો સાથે સમગ્ર રીતે વાતાનુકુલિત છે આ હોસ્પિટલ ખાસ કરીને આફતો કે લાંબા સમય સુધી ચાલનારી મહામારીને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે

જ્યારે બાકીનાની તબિયત સ્થિર કે સુધારા પર છે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

સાથે સાથે તેનાથી આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારીની તકો ઉપર પણ અસર પડી છે

જેથી પત્રમાં તમામ રાજ્યોને અનલોક ત્રણના દિશા નિર્દેશો મુજબ પ્રતિબંધ ન લગાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે

મંત્રાલયના જણાવ્યા મુજબ તેનાથી ડિસ્કોમ કંપનીઓ પર આર્થિક બોઝ ઓછો થશે ગત કેટલાક વર્ષોમાં દેશમાં વ્યાજના દરો ઓછા થયા છે તે જોતા લેટ ફીનો દર ઘણો વધારે છે ઘણી બાબતોમાં આ દર પ્રતિવર્ષ અઢાર ટકાથી વધુ છે જેનાથી કોવિડ મહામારી લોકડાઉનની પરિસ્થિતિમાં વિજ ઉત્પાદક કંપનીઓ ઉપર માઠી અસર પડી છે કોવિડ મહામારીને કારણે ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ હિતધારકો ખાસ કરીને વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ ઉપર માઠી અસર થઇ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા સરકારે વીજ કંપનીઓની મદદ માટે ઘણા ઉપાયો કર્યા છે જેમાં ક્ષમતા ચાર્જ પર મુક્તિ લેટર ઓફ ક્રેડિટની જોગવાઇઓનું સરલીકરણ વગેરેનો સમાવેશ થાય છે

બીએસએફના નાયબ મહાનિયામક મહિપાલ યાદવે જણાવ્યું કે ધૂસણખોરોના મૃતદેહોની સાથે તેઓને એક એકે

એમ

પંજાબના તરણતારણ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ ઉપર ડલ્લ ચોકી પાસે ધૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે બીએસએફ સાથે અથડામણ થઇ હતી

આજના દિવસે રિઘ્ઘિ સિઘ્ઘિ અને બુઘ્ઘિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે લોકો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા કરે છે અને દેશ દિવસ બાદ ગણેશ ઉત્સવની પૂર્ણાહૂતિ થતાં શ્રી ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે શ્રી કોવિંદે કહ્યું કે ભગવાન ગણેશના જન્મદિવસે ઉજવાતો આ ઉત્સવ લોકોને ઉત્સાહ્ ખુશી અને પરસ્પર ભાઇયારાનો સંદેશ આપે છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન ગણેશને બુધ્ધિ સમૃધ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક ગણાય છે તેમણે કહયું કે લોકો પોતાના જીવનની બાધાઓ દુર કરવા માટે ભગવાન ગણેશની પુર્જા અર્ચના કરે છે ગણેશોત્સવના રૂપમાં શોભાયાત્રા સભાઓ યોજાતા હોય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ યતુર્થીના પાવન પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે એક ટવીટમાં શ્રી મોદીએ આશા વ્યકત કરતાં કહ્યું છે કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી લોકોની સુખ સમૃઘ્ઘિમાં વધારો થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભેચ્છા પાઠવી છે

આ વર્ષે કોરોનાના કારણે જૈન ભાઇઓ બહેનોએ સ્નેહીજનોને પરસ્પર ફોન કે સોશિયલ મીડિયાના માધ્યમથી મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા